પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે બંધારણ દિવસની આજે દેશમાં થઇ રહેલી ઉજવણી રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં યોજાયેલા અખિલ ભારતીય પ્રિસાઇંડીંગ ઓફિર્સસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત નવી નિતિઓ સાથે આતંકવાદનો સામનો કરી રહ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોના સંકમણને રોકવા રાજ્ય

આ વર્ષનો તાના રીરી એવોર્ડ પ્રાશ્વગાથિકા અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો

રાષ્ટ્રપતિ ભવનથી વિડિયો લિન્ક દ્વારા યોજાયેલા આમુખ પઠન માં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભા ઉપઅધ્યક્ષ હરિવંશ સહિત તમામ ડેલીગેટ કેવડીયાથી જોડાયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યાલતી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર કોન્ફરેંસમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા શ્રી રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે હાથીની અંબાડી પર બંધારણ યાત્રા કાઢીને બંધારણ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવેલો જે આયોજનને હવે રાષ્ટ્રીય સ્તરે મહત્તા મળી છે

તાપી જિલ્લાના વ્યારા ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વ્યારા ખાતે નગરપાલિકાના પ્રમુખ મહેરનોઝભાઈ જોષી સહિત નગરજનોએ બંધારણના ઘડવૈયા ડોકટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને કુલહાર કરી બંધારણના આમુખનું પઠન કર્યુ હતું

અરવલ્લીની જીલ્લા કાનૂની સેવા સમિતિ જીલ્લા અદાલતમાં આજે બંધારણ દિવસે નિમિત્તે આમુખનું પઠન કરવામાં આવ્યું પાટણ જીલ્લામા બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બંધારણના આમુખનું સમુહમાં વાંચન કરી તેની વિભાવનાને સાચા અર્થમાં સાર્થક કરવા સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી છોટા ઉદેપુર જીલ્લામાં જીલ્લા તાલુકા કક્ષાએ આવલી તમામ સરકારી ઓફિસોમાં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અધિકારીએ બંધારણના આમુખનું પઠન કરી બંધારણ દિવસની ઉજવણી કરી હતી

આ કાર્યક્રમમાં વર્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ પણ જોડાયા

તેમણે કહ્યું કે ગાંધીજી માનતા હતા કે હક્ક અને ફરજો વચ્ચે ધનિષ્ઠ સંબંધ છે અને આના માટે જ્યારે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો અધિકાર સ્વયં જ સુનિશ્ચિત થઇ જશે

કોન્ફરન્સ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકંયા નાયડુ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા

આ વર્ષે શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે આ વર્ષની ઉજવણીનો વિષય છે વિધાયકા કાર્યપાલિકા અને નગરપાલિકાની વચ્ચે સૌહાદપૂર્ણ સમન્વય ગતિશીલ લોકતંત્રની ચાવી છે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું હતું કે બંધારણના ત્રણેય સ્તંભ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સામંજસ્ય થકી દેશનો સર્વાંગી વિકાસ કરી શકાય છે સંમેલનમાં ઉપસ્થિતત મહાનુભાવોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના ચિંતન અને વિચાર સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા રાજ્યપાલે પ્રેરણા આપી હતી લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણે પક્ષાપક્ષીથી પર રહીને દેશ હિત અને જનહિતને સર્વોપરી માનવું જોઇએ શ્રી બિરલાએ પીઠાસીન અધિકારીઓને સદનની ગરિમાને વધારવાના પ્રયાસો પર પણ ભાર મુક્યો હતો

સંક્રમણ ઓછું થાય અને સંક્રમિતોને સઘન સારવાર મળે અને જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઉભી કરેલી છે

નુ પાલન કરવા ભીડભાડ ટાળવા માસ્કનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે રાજ્યમાં લોકડાઉન કે કર્ફથુની વાત માત્ર અફવા છે ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી માત્ર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફયુ યથાવત રહેશે

કોરોનાના સંક્રમણ નિયંત્રણ સારવાર દવાઓ સહિતની સુવિધા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે તે મુજબ કામગીરી થઇ રહી છે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

આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ પાંચ લાખનો પુરસ્કાર તામ્રપત્ર અને શાલથી એવોર્ડ વિજેતાનું બહ્મમાન કરવામાં આવ્યું હતું

જેની મૂળભૂત થીમ સામાજિક અંતર માસ્ક સેનિટાઇઝેશન રહેશે